બેંચે અવલોકન કર્યું કે લોકશાહીમાં અસંમતિનો અવાજ બંધ કરી શકાતો નથી પરંતુ તે સર્વોચ્ય અદાલત સમક્ષ કરેલી અરજીના પરિણામને આધિન રહેશે

અને રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી

જોશીની અરજી પર કોઈ વયગાળાની રાહત આપી નથી તેમણે રજૂઆત કરી હતી કે હાઇકોર્ટ બંધારણની દસમી અનુસૂચિ હેઠળ હાથ ધરવામાં આવેલી ગેરલાયકાતની કાર્યવાહીને અટકાવી શકે નહીં ન્યાયાધીશ અરૂણ મિશ્રા બી આર ગવાઈ અને કૃષ્ણ મુરારીની ખંડપીઠે જણાવ્યું હતું કે શ્રી જોશીની અરજી મહત્વના પ્રશ્નો ઉભા કરે છે અને તેની સુનાવણીની જરૂર છે

આ મહિલા અધિકારીઓને સંગઠનમાં મોટી ભૂમિકાઓ સોપવાના અને મહિલા સશક્તિકરણ માટે માર્ગ મોકળો થયો છે આ આદેશમાં આર્મી એર ડિફેન્સ સિઝનલ એન્જિનિયર્સ આર્મી એવિએશન ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ આર્મી સર્વિસ કોર્પ્સના તમામ દસ વિભાગોમાં શોર્ટ સર્વિસ કમિશનડ મહિલા અધિકારીઓને મંજૂરી આપવામાં આવી છે આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ અને જ્યુડિસિયલ અને એડવોકેટ જનરલ અને આર્મી એજ્યુકેશનલ કોર્પ્સ ઉપરાંત ગુપ્તચર કોર્પ્સનો પણ તેમાં સમાવેશ થાય છે આર્મી હેડક્વાર્ટર દ્વારા મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન સિલેક્શન બોર્ડ માટેની શ્રેણી રજૂ કરી હતી

મહિલા અધિકારીઓ તેમના વિકલ્પનો ઉપયોગ કરે અને જરૂરી દસ્તાવેજો પૂરા થતાંની સાથે જ પસંદગી બોર્ડ સુનિશ્ચિત કરવામાં આવશે

અન્ન અને ગ્રાહક બાબતોના મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું કે અંત્યોદય અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ અને કોને લાભ થશે તે નિર્ણય રાજ્ય સરકારો પર છે

દરમિયાન નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડે કેન્દ્ર સરકારના આ પગલાંને આવકાર્યું છે

તેમણે મનરેગા જેવી અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ દિવ્યાંગજન સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા સરકારને વિનંતી કરી છે

મંત્રીએ કહ્યું કે કેન્દ્રિય બેઠક ફાળવણી બોર્ડે પ્રવર્તમાન સંજોગોને કારણે એનઆઈટી અને અન્ય કેન્દ્રિય ભંડોળવાળી સંસ્થાઓમાં પ્રવેશ માટે પાત્રતાના માપદંડમાં રાહતનો આપી છે

સામાન્ય સભાના દરેક સત્રની શરૂઆતમાં સામાન્ય ચર્ચા થાય છે અને સામાન્ય રીતે એક સપ્તાહ સુધી ચાલે છે

જનરલ એસેમ્બલીએ ગઇકાલે આ નિર્ણય કર્યો હતો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી ટ્વિટર પર શ્રી શાહે કહ્યું કે લોકમાન્ય બાળગંગાધર ટીળકની વિચારસરણીથી આઝાદીની લડતમાં દેશને નવી દિશા મળી હતી તેમણે સ્વરાજ મારો જન્મ અધિકાર છે અને હું તે મેળવીને જ જંપીશ એમ સૂત્ર આપીને દેશની જનતાને આઝાદીની લડત સાથે જોડી હતી લોકમાન્ય ટીળક સ્વદેશી શિક્ષણ અને સ્વરાજને તેના આધાર તરીકે ઉપયોગ કરવા જેવા મહત્વના મુદ્દાઓ બનાવ્યા મહાન સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદનું નામ બહાદુરી દેશભક્તિ અને બલિદાનનો પર્યાય છે માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે પણ ભારતની સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતા ઓને શ્રદ્ધાંજલિ આપી હતી

આઇસીએમઆર સતત દેશમાં પરીક્ષણ સુવિધાઓ વધારી રહ્યું છે

આ સૂચિત સુધારાને દેશમાં હરિત બળતણને પ્રોત્સાહન આપવા માટેના અન્ય મોટા પગલા તરીકે જોવામાં આવે છે આ સંદર્ભમાં સૂચનો માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સંયુક્ત સચિવને ત્રીસ દિવસની અંદર મોકલી શકાશે

કોવિડ રોગયાળા દરમિયાન પણ લોકડાઉન પ્રક્રિયા છતાં સરકાર જળ જીવન મિશનને એક અવિરત આંદોલન તરીકે યાલુ રાખે છે

આ ક્ષેત્રમાં ભારતના વિકાસનું એન્જિન બનવાની સંભાવના છે